મુખ્ય સચિવે કેવડીયા કોલોની ખાતે જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી હતી

રાજીવ ગુપ્તાએ પુરી પાડી હતી જંગલ સફારીપાર્ક ખાતે માધ્યમો સાથેના સંવાદમાં મુખ્ય સચિવ અનિલ મુકીમે અત્યંત પ્રભાવિત થતાં જણાવ્યું હતું કે જંગલ સફારી પાર્ક ખુબ જ ટૂંકા ગાળામાં રેકર્ડ ટાઇમમાં ઉભુ કરાયું છે સમગ્ર દેશ અને વિશ્વમાં આ જંગલ સફારી પાર્ક વિશ્વ કક્ષાનું બેનમૂન છે અને શિક્ષણ માટે આ જંગલ સફારી પાર્ક મહત્વનું સ્ત્રોત બની રહેવાની સાથે મુલાકાતીઓને મનોરંજન પણ મળી રહેશે મુખ્ય સચિવ અનિલ મુકીમે ત્યારબાદ ડાયનાસોર દ્રેઇલ સરદાર સરોવર ડેમ કેકટસ ગાર્ડન કેકટસ ટ્રેઇલ બટર ફ્લાય ગાર્ડન તેમજ એકતા નર્સરીની પણ મુલાકાત લીધી હતી ઉપરાંત હાઇડ્રોપોનિક ફાર્મિંગ હેન્ડીક્રાફ્ટ મધમાખી ઉછેર ટ્રાયબલ હટમાં પ્રદર્શિત કરાયેલી ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રી પણ રસપૂર્વક નિહાળી હતી

મુખ્ય સચિવ મુકીમે ચિલ્ડ્રન ન્યુદ્રીશન પાર્ક યુનિટી ગ્લો ગાર્ડન વિશ્વ વન વગેરેની પણ મુલાકાત લઇ જરૂરી વિગતોથી વાકેફ થયા હતા નર્મદામાં પ્રવાસીઓ માટે ફેરીબોટ સેવા શરૂ કરવા પ્રધાનમંત્રીના હસ્તે કુઝ બોટનું લોકાર્પણ કરવાના હોવાથી ગઈ કાલે નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તાને અધિકારીઓ સાથે મહત્વની મિટિંગ કરી ચર્ચા કરી હતી અને માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી ગઈકાલે બીજે દિવસે પણ ક્રુઝબોર્ડનું ટેસ્ટિંગ બીજીવાર કરવામાં આવ્યું હતું

મહેસાણા જિલ્લાના કડી તાલુકા પંચાયતના સભા હોલ ખાતે બજેટની સાધારાણ સભા યોજઇ હતી

જેમના રિમાન્ડ મેળવી વધુ લોકોની ઓળખ માટે કોર્ટમાં રજૂ કરવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

બી ડબલ્યુ